પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે

ફાર્મા અને તબીબી ઉપકરણ અંગેની ત્રણદિવસીય પરિષદ આવતીકાલથી ગાંધીનગરમાં યોજાશે

ગુજરાત વિધાનસભામા પ્રશ્નોતરી દરમિયાન કૃષિમંત્રી આર

ફળદુએ આ મુજબ જણાવ્યુ હતુ

બાકીના નાણાં માટે કેન્દ્ર સરકારમાં અને વીમા કંપનીઓમાં રજુઆત કરવામાં આવી છે દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસે કૃષિમંત્રીના જવાબ સામે અસંતોષ દર્શાવી સભાત્યાગ કર્યો હતો પ્રશ્નોતરી દરમિયાન બનાસકાંઠા અને બોટાદ જિલ્લામાં પાક વીમા અંગેના પ્રશ્ન દરમિયાન કોગ્રેસના લલીત કગથરાએ તાળી પાડતા તેની સામે વાંધો ઉઠાવવામા આવ્યો હતો

આજે વિધાનસભામાં ટેબલેટ ખરીદી અંગે પણ ચર્ચા થઇ હતી ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના પ્રશ્ન અંગે સરકારને બદનામ કરવાનો પ્રયત્ન ગણાવી આ અંગે તેમને ઠપકો આપવા દરખાસ્ત મૂકવામાં આવી હતી અધ્યક્ષે દરખાસ્તનો સ્વીકાર કર્યો છે

ડ્રાઇવીંગ લાઇસન્સ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વાહનવ્યવહાર રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આ મુજબ જણાવ્યુ હતુ

ઇન્ડોનેશિયાના કોન્સુયલ જનરલ શ્રીયુત અગુસ સાપ્ટેએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ગુજરાત સાથે દ્વીપક્ષીય સંબંધો દઢ બનાવવા વેપાર ઉદ્યોગ રોકાણો માટે તેમના રાષ્ટ્રની તત્પરતા દર્શાવી હતી તેમણે ઉમેર્યુ હતુ કે ઇન્ડોનેશિયા આગામી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર દેશ તરીકે જોડાવા ઉત્સુક છે

સી ટી વી કેમેરાની વ્યથવસ્થા કરાઈ છે

શિક્ષણમંત્રી શ્રીભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ નિશ્ચિતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માઘ્યમમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે

જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્ય્વસ્થા પણ કરવામાં આવેલી છે રાજય કક્ષાએ કન્દ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે પરીક્ષાઓમાં કોઈપણ સંજોગોમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી પણ રાખાઈ છે

ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવતા દેનાવાડા ગામના વિધવા મહિલા ખેડૂત લીલીબેને આઇ ખેડૂત પોર્ટલ પરથી માહિતી મેળવી હતી અને એ

આ કાર્યક્રમ દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો પર આધારિત એક પ્રદર્શન પણ યોજાશે

ફિલ્મ મહોત્સવ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા અમદાવાદમાં આજથી ત્રણ દિવસીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થયો છે

આજે બપોરે ગાંધી ફિલ્મથી ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થયો હતો આવતીકાલે અને પરમ દિવસે લગે રહો મુનાભાઇ હેલ્લારો ધ મેકીગ ઓફ મહાત્મા અને આઇ

કલામ જેની ફિલ્મો દર્શાવાશે અમદાવાદના મેયર શ્રી બીજલબેન પટેલે આ પ્રસંગે બોલતા જણાવ્યુ કે ગાંધી મુલ્યો આજના સમયની માંગ છે તેમણે બાળકો વિદ્યાર્થીઓને વિયારોમાં પરીવર્તન લાવવા સક્ષમ વિષયવસ્તુ ધરાવતી આ ફિલ્મોનો વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લે તેવી અપીલ કરી હતી

હવે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો બંગાળ સામે થશે